પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ નાણા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે

કે પી એમ

નેશનલ પેન્થર્સ પાર્ટી અને પીડીએફ એ બે બે બેઠકો જીતી જ્યારે બહ્જન સમાજપક્ષે એક બેઠક જીતી છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર કે

શર્માએ પત્રકારોને જણાવ્યું કે કુપવાડાના દુર્ગામુલ્લા અને બાંદીપુરા જિલ્લાના હાજીન એ ના યૂંટણી પરિણામો આવવાના બાકી છે

તેમજ સુરક્ષાદળો અને સ્થાનિક વફીવટીતંત્રના પ્રયત્નોને પણ બિરદાવ્યા છે ગૃહમંત્રીએ ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે કેન્ટ્ય સરકાર જમ્મુ કાશ્મીરમાં લોકશાહીને પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જમ્મુકાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ યૂંટણીમાં ભાજપની ભવ્ય જીત માટે જણાવ્યું કે કેન્દ્ર સરકારની નીતીઓ પર કાશ્મીરના લોકોને ભરોસો છે તે વાતની પુષ્ટિ થાય છે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે જિલ્લા વિકાસ પરિષદ યૂંટણીના પરિણામોનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ લોકતંત્રનો વિજય છે

કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને આ માહિતી આપી હતી

તમામ મીડીયા એકમોના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લેવામાં આવશે કોઇ પણ કર્મચારીને દૂર કરવામાં આવશે નહીં કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં ડીટીએચ શ્રી જાવડેકરે સેવાઓ ઉપલબ્ધ કરવા અંગેના માર્ગદર્શિકામાં સુધારાને પણ મંજૂરી આપી દીધી હાં તેમણે કહ્યું કે ડીટીએય લાઇસન્સ વીસ વર્ષ માટે આપવામાં આવશે અને પરવાનો ફી ત્રિમાસિક ધોરણે લેવામાં આવશે ડીટીએચ ઓપરેટરો વચ્ચે સંસાધન વહેંચણી પણ ગોઠવવામાં આવી છે

દરમ્યાન નીતી આયોગના સભ્ય ડો

પોલે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવું સ્વરૂપ હજી સુધી ભારતમાં જોવા મળેલ નથી

અડધા દિવસની મુલાકાતમાં શ્રી જનરલ નરવણેએ રેચીન લાં સહિતના પૂર્વી લદ્દાખ ક્ષેત્રનાં આગળના વિસ્તારો ની મુલાકાત લીધી હતી ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પી જી કે મેનન અને અન્ય સ્થાનિક કમાન્ડરોએ જનરલ નરવણેને ભારતીય સેનાની ઓપરેશનલ સજ્જતા અંગે માહિતગાર કર્યા આર્મી ચીફે તારા છાવણીની પણ મુલાકાત લીધી હતી અને યૂશુલ સેક્ટરના આગળના વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે વાતયીત કરી હતી આર્મી ચીફે સૈનિકોની હિંમત અને સજ્જતાની પ્રશંસા કરી અને તેમને ક્રિસમસ પર મીઠાઈઓ અને કેકનું વિતરણ પણ કર્યું

ટ્વીટ સંદેશમાં શ્રી મોદી કહ્યું કે શ્રી ચરણસિંહ જીવનભર ગામ તથા ખેડૂતોના વિકાસ માટે સમર્પિત રહ્યા જે માટે તેમને હંમેશાં યાદ રખાશે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલી આપી છે તેમજ દેશવાસીઓને ખેડૂત દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

ઉત્તર પ્રદેશ ગેસ ગળતર ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લામાં ફ્લપુર વિસ્તારમાં ઇફ્કો ખાતર પ્લાન્ટમાં ગેસ ગળતરના કારણે બે વ્યક્તિઓનો મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘટના સમયે આ તમામ લોકો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા

કોરોનાના કારણે નવ મહિના બાદ મંદિર ખોલવામાં આવ્યું છે